મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગરો મહાનગરોમાં ફલાયઓવર બ્રિજ આંતરમાળખાકીય વિકા સના કામો તેમજ રેલ્વે અંડરબ્રિજના તથા આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે આ ગ્રાન્ટ ફાળવવા ની પરવાનગી આપી છે

ત્યારથી આજનો દિવસ આંતરરાષ્ટોય દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાજયભરમાં આજે પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે

આરતી ભટ અંજાર સંકલન સમિતિ બેઠક અંજારપ્રાત કચેરી ખાત રાજયમંત્રી વાસણભાઈ આહીર અધ્યક્ષ સ્થાન મળેલી તાલુકા સંકલન સમિતિની બેઠકમાં જમીન દબાણકારોન પીજીવીસીએલ દવારા વીજ કનેકશન ન આપવા તાકીદ કરવા માં આવી હતી

આ પરેડમાં કચ્છમાંથી જે અન સી સી કેડેટસ પસંદગી પામ્યા છે

તદઉપરાંત સિનિયર ડીવીઝનમાં માંડવીની કોલેજના એક તેમજ જૂનિયર વિ ભાગમાં મુદરાની અદાણી પબ્લીક સ્કુલના એક છાત્રનો સમાવેશ કરાવામાં આવ્યો છે આરતી ભટ ઠંડી કચ્છમાં સતત ત્રીજા દિવસથી ઠંડા પવન અન વાદળછાયા વાતાવરણ પછી આજે સવારથી સુર્ય પ્રકાશિત વાતાવરણને લીધે ઠંડીનું મોજું હળવ બન્યું છ તેથી લોકોએ હાશકારો અનુભવ્યો છે

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દવારા નેશનલ લાઈવ સ્ટોક મિશન અંતર્ગ ત નસલ અંવર્ધનનો કાર્યક્રમ સહજીવન અને રામરહીમ કચ્છી સિંધી અશ્વપાલક સહકારી માંડવીને આ પવામાં આપ્યો હતો જેમાં ઘોડાની સંભાળ લેનાર અશ્વપાલકોને પ્રોત્સાહન મળ તે માટે વિવિધ પ્રવતિ ઓનું આયોજન કરવામાં આવે છે અ અંતર્ગત આવતીકાલે વેકરીયાના રણમાં પ્રથમ વખત કચ્છી સિંધી ઘોડોની હરિફાઈમાં કચ્છ ઉપરાંત અન્ય વિસ્તારના સિંધી માન્યતા પ્રાપ્ત ઘોડાઓનો હરિફાઈમાં સમાવે શ થશે

આ પરીક્ષા કેન્દ્રો તાલકાઓની શાળાઓમાં આયોજીત થશે કે ન્દ્રીય વિધાલયમાં પ્રવેશ માટેની સોટમાં વધારો કરાવમાં આવે તેવી માંગણી મુકાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે જવાહર નવોદય ડુમરામાં છે એમ બીજી શાળા કચ્છમાં અન્ય તાલુકામાં શરૂ કરાય એવી માંગણી કરાઈ છે

આ પ્રસંગે સતરભેદીપુજા ધ્વજારોહણ સાધર્મિક ભક્તિ પ્રભુજીની ભવ્ય આંગીરચના વિગેરે કાર્યક્રમો યોજાયા હતા